પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે રાત્રે સાડા આઠ વાગે ન્યુ યોર્કમાં સંયુક્તરાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદ ઈકોસોકના સત્રને ઓનલાઇન સંબોધન કરશે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કુદરતી આફતોના પરિણામે પાક નિષ્ફળ જાય કે આર્થિક નુકસાનથી બચવાતમામ ખેડુતોને પાક વીમા યોજનામાં નોંધણી કરાવવા અપીલ કરી છે જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના ચીમ્મર વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈશ એ મોહમદના ટોચના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે ભારતે અમેરિકા ફાંસ અને જર્મની સાથે દ્વિપક્ષીય વિમાનસેવા ચાલુ કરવા અંગે કરાર કર્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં લેહ અને અન્ય વ્યૂહાત્મક વિસ્તારોનીમુલાકાત પૂર્ણ કરી

પ્રધાનમંત્રી ઉપરાંત નોર્વેના પ્રધાનમંત્રી સોલબર્ગ અને રાષ્ટ્ર સંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ પણ સમાપન સત્રને સંબોધશે તેમાં સરકાર ખાનગી ક્ષેત્ર નાગરિક સમાજ અને શિક્ષણક્ષેત્રના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે

એન ની જરૂર છે મજબૂત નેતૃત્વ અસરકારક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદારીના વિસ્તરણ અને વૈશ્વિક જાહેર માલના મહત્વ દ્વારા વૈશ્વિક કાર્યસૂચિને પ્રોત્સાહિત કરવાના માર્ગો અંગે ચર્ચા થશે સંયુક્ત રાષ્ટ્રમાં ઇકોસોકને સંબોધિત કરવાની શ્રી મોદી માટે આ પ હેલી તક છે

બાકીનાં પ્રીમિયમમાં કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા સબસિડી આપવામાં આવશે ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વિડીયો સંદેશ દ્વારા નોંધણી કરાવવા અપીલ કરી છે અને કુદરતી આ ફતોના પરિણામે પાક નિષ્ફળ જાય કે નુકસાનને લીધે આર્થિક નુકસાનથી બચવા તમામ ખેડુતોને વિનંતી કરી છે કોઈપણ ખેડૂત કે જેઓ પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ નોંધણી કરાવવા ઇચ્છે છે તેણે નજીકની બેંક પ્રાથમિક કૃષિ ઘિરાણ સોસાયટી સામાન્ય સેવા કેન્દ્ર અથવા કૃષિ વિભાગની કચેરી વીમા કંપનીના પ્રતિનિધિ અથવા સીધા જ રાષ્ટ્રીય પાક વીમા પોર્ટલ અને પાક વીમા એપ દ્વારા નોધણી કરવી શકશે

પોલીસ અધિક્ષક ગુરવિંદર પાલસિંહે જણાવ્યું કે પોલીસ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેની બાતમીના આધારે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

તેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા ડીઆઈજી અતુલ ગોયલે જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ આતંકવાદી સંગઠન જેશ એ મોહમદના હતા અને તેમાંથી એક પાકિસ્તાની આતંકવાદી છે

નાગરિક ઉદ્દયન મંત્રાલયે કહ્યું કે બ્રિટન સાથે અને યુ એ ઈ સાથે પણ વાતચીત યાલે છે નવી દિલ્ફીમાં મીડિયા સાથેની વાતચીતમા કેન્દ્રીય નાગરિક ઉદ્દયનમંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે કેટલીક શરતો સાથે કોવિડ રોગયાળા વચ્ચે દ્વિપક્ષીય રીતે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ફરી શરૂ કરવાનો ઇરાદો છે શ્રી પુરીએ જણાવ્યું કે ત્રણ દેશો સાથે સરકારની વાટાઘાટો સફળ રહે તેવા તબક્કે છે

તેમણે કહ્યું અમને જર્મની તરફથી વિનંતી પણ મળી છે અને લુફથાન્સા સાથેનો કરાર લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે

રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં લેહ અને અ ન્ય વ્યૂહાત્મક વિસ્તારોની મુલાકાત પૂર્ણ કરી છે પેંગોંગ ત્સો અને ડેપસાંગ મેદાન વિસ્તારો અંગે સંરક્ષણ મંત્રીએ અભ્યાસ કર્યો હતો કોર કમાન્ડરો સ્તરની વાતચીતમાં પેંગોંગ ત્સો અને ડેપસાંગ મેદાનોથી ચીનના લશ્કરને ઉઠાવી લેવા પર વિશેષ ચર્ચા થઈ હતી સંરક્ષણ મંત્રીએ સ્થિતિની સમિક્ષા કરી અને ગ્રાઉન્ડ શૂન્યની મુલાકાત લીધી હતી સંરક્ષણ મંત્રીએ લુકુંગ પોસ્ટ પર સૈનિકોને સંબોધન કર્યું અને મહત્વપૂર્ણ બાબતો અંગે વાતચીત કરી લુકુંગની મુલાકાત પહેલાં સંરક્ષણ મંત્રીએ લેહના થિક્સે રામબીરપુર ખાતે ભારતીય સૈન્ય અને એરફોર્સ વચ્ચે સંક લનનું નિદર્શન જોયું હતું તેમની સાથે લશ્કરી વડા જનરલ બિપિન રાવત ભૂમિ દળના વડા એમ

નરવણે અને ઉત્તરીય કમાન્ડના વડા વાય કે જોશી ફાયર એન્ડ ફ્યુરીના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા આ પહેલા લેહ વિમાનમથકે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર અને સાંસદ નામગ્યાલે શ્રી રાજનાથ સિંહનું સ્વાગત કર્યું હતું

દરમિયાન આ મામલે કોંગ્રેસના મુખ્ય દંડક મહેશ જોશી દ્વારા દાખલ કરવામાં આવેલી કેવિયેટ અરજી પર અદાલત દ્વારા સુનાવણી કરવામાં આવશે આ દરમિયાન કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા બહાર પાડવામાં આવેલી ઑડિઓ ક્લિપમાં તેમનો અવાજ નથી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે ગઈકાલે રાજસ્થાનના મુખ્ય મંત્રી તરફથી સચિન પાયલોટને સમર્થન આપતા ધારાસભ્ય સાથે ગજેન્દ્રસિંહ સાથે વાર્તાલાપની ઑડિઓ રજૂ કરી હતી દરમિયાન ધારાસભ્યોને પૈસાની ઓફર કરીને સરકારને અસ્થિર કરવાના કથિત પ્રયાસ સંબંધિત ત્રણ ઓડિયો ટેપ વાયરલ થયા હતા રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

મુખ્ય સચિવોને લખેલા પત્રમાં આઇસીએમઆરએ નિર્દેશ આપ્યો છે કે આઇસીએમઆર ડેટાબેઝ પર આવા તમામ પરીક્ષણ ડેટા અપલોડ કરવા જોઈએ જેથી તમામ પોઝિટિવ કેસોની સારવાર માટે ધ્યાન પર લાવવામાં આવે આ ઉપરાંત આઇસીએમઆર પોર્ટલમાં ડેટા એન્ટ્રી માટે ઓળખપત્રો મેળવવા માટે અરજી કરવા અને નોડલ અધિકારીઓની નિમણક કરવા જણાવ્યું છે તમામ એન્ટિજન ટેસ્ટને આરટી પીસીઆર સુવિધા સાથે યોગ્ય રીતે જોડવામાં આવે અને રોગનિવારક પરિક્ષણ કરવામાં આવે તેમ જનવ્યું છે